વધુમાં શ્રી મોદીએ જણાવ્યું કે સોમવારે તેઓ સવારે વારાણસીની મુલાકાત લેશે પોતાના ચૂંટણીક્ષેત્રના લોકોએ તેમના પર જે વિશ્વાસ દર્શા વ્યો તે બદલ ધન્યવાદ વ્યકત કરશે

પી ચોક ખાનપુર ખાતે સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ અમદાવાદ વિમાની મથકે સરદાર પટેલની પ્રતિમા ઉપર પુષ્પાજંલિ અર્પણ કરશે ત્યાંથી ડફનાળા ચાર રસ્તા રીવરફન્ટ થઈ ખાનપુર ચોક ખાતે પહોંચશે ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ગુજરાતની છ કરોડ જનતાનું અને દેશની જનતાનું આભારદર્શન કરીને પ્રજાજનોનું અભિવાદન સ્વીકારશે વિરલ રાણા રાષ્ટ્રપતિ નવી સરકાર આમંત્રણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં નવી સરકારની રચના માટે આમંત્રણ આપ્યુ છે

રાષ્ટ્રપતિએ મોદી પાસે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજીત થનારા સપથગ્રફણ સમારોફની તારીખ જણાવવા માટે કહ્યુ હતું

ના નેતા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીને એનડીએના નેતા તરીકે સર્વસંમતથી ચૂંટયા છે એનડીએના ઘટકદળોની એક બેઠક ગઈકાલે નવી દીલ્હીમાં સંસદભવનમાં યોજાઇ જેમાં નરેન્દ્ર મોદીના નામનો એનડીના રૂપમાં એક પ્રસ્તાવ અકાલીદળના નેતા પ્રકાશસિંહ બાદલે કર્યો જેને જેડીયુના નેતા નીતીશકુમાર શિવસેનાના નેતા ઉદ્વવ ઠાકરે અને લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાન અને એઆઇએડીએમકેના નેતા ઇ

પલાની સામીએ સમર્થન આપ્યું હતું સંસદના સેન્ટ્રલ ફોલમાં એન ડીએના નેતાઓને સંબોધતા શ્રી મોદીએ એનડીએના નેતાઓનો આભાર માની અને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સુત્ર આપ્યુ હતું વિરલ રાણા કોગ્રેંસ વર્કીંગ કમિટી બેઠક તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ કરતાં કોંગ્રેસ વર્કીંગ કમિટીએ નામંજૂર કર્યો છે

સુરતમાં કોચિંગ ક્લાસમાં લાગેલી આગના પ્રકરણમાં પોલીસે કોચિંગ ક્લાસના સંચાલક ભાર્ગવ ભુતાણીની ધરપકડ કરી છે સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બિલ્ડિંગના બિલ્ડર હરસુલ વેકરીયા જીગ્નેશ પાગડળ અને કોચિંગ ક્લાસના સંચાલક ભાર્ગવ ભુતાણી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે

ફોટલરેસ્ટોરન્ટ થિચેટરશાળાઓફોસ્પિટલોટ્યુશન કલાશીશ વગેરેની ઈમારતોમાં ફાયર શેફટી સહિતના મુદાઓ ચકાસવા સરકારી તંત્રની વિવિધ ટુકડીઓ કામે લાગી ગઈ છે

લીધા બાદ જ પુનઃશરૂ કરવા તાકીદ કરાઈ છે